પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીડ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ગુજરાતમાં ખેતી પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રની ત્રણ યોજનાઓનો આજે શુભારંભ કરાવ્યો છે

મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષય ઉપર તેમના વિયારો વ્યક્ત કરશે બિહારમાં યોજાનાર વિધાનસભાની યૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રયાર પૂરજોશમાં યાલી રહ્યો છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડુતોને સિંચાઇ માટે દિવસ દરમિયાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદથ યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હૃદયરોગ સારવાર હોસ્પિટલ અને ગીરનાર પર્વત ખાતે રો પવે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્ય જીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

પ્રધાનમંત્રીએ કહયું કે યુ એન મહેતા એ દેશની હૃદયરોગ માટેની સૌથી મોટી હોસ્પિટલ છે અને દેશમાં સારી આરોગ્ય સેવા પુરી પાડવા દરેક ગામમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી યાલી રહી છે ગીરનાર ખાતે રો પવેનો શુભારંભ કરાવતાં શ્રી મોદીએ કહયું કે આ સુવિધાના લીધે અંબાજી મંદીર સુધી સાત થી આઠ મીનીટમાં પર્હોચી શકાશે અને આ યોજના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવુ બળ પુરુ પાડશે

પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે કરાશે

બિહાર ચુંટણી બિહારમાં યોજાનાર વિધાનસભાની યૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર પ્રરજોશમાં યાલી રહ્યો છે

પ્રથમ તબક્કા માટેનો પ્રચાર સોમવારે સમાપ્ત થશે

ભાજપ અધ્યક્ષ જે પી નઙા લખીસરાય અને બિહાર શરીફ ખાતે બે જાહેર સભાને સંબોધન કરશે વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પટણા અને બરૌલી ખાતે રેલીઓ યોજવાના છે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિબપુર કમાલ અલૌલી તેઘરા અને વૈશાતી ખાતે ચાર ચૂંટણી સભાઓને સંબોધન કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ બેલદ્વાર કહલગાંવ અને નાલંદામાં જાહેર સભાને સંબોધન કરશે રાષ્ટ્રીય જનતા દળ એ બિહાર વિધાનસભાની ચુંટણી માટે તેના ચુંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનો માટે દસ લાખ જેટલી નોકરી અને બેરોજગારી ભથ્થ્યું આપવાની જાહેરાત કરી છે

ગૃહ રાજયમંત્રી જી

વધુ સમાચાર કીરોના અંગેના આ સંદેશ બાદ

હર્ષવર્ધન આરોગ્ય મંત્રી ડોકટર ફર્ષવર્ધને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ દેશમાં કોવીડની સ્થિતિ માટે નિર્ણાયક બનશે તેમણે કહયું કે જો નાગરિકો જરૂરી તકેદારી રાખશે તો કોવીડ સામેની લડત વધુ અસરકારક બનશે આરોગ્ય મંત્રીએ વધુ ટેસ્ટ ઝડપથી સારવારની પધ્ધતિ યથાવત રાખવા ભારપુર્વક અનુરોધ કર્યો તેમણે કોવીડ સામેની લડતમાં માસ્ક પહેરવા તથા હાથ વારંવાર ધોવા જેવી તકેદારી રાખવા ઉપર ભાર મુકયો હતો

દુર્ગા પુજા સમગ્ર દેશમાં શ્રધ્ધા અને ભકિત સાથે દુર્ગાપુજા પર્વની ઉજવણી થઇ રહી છે જો કે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ભાવિક ભકતો કોરોના અંગેની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહથાં છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુજા પર્વ નિમિત્તે લોકોને શુભે ચ્છા પાઠવી છે શ્રી નાયડુએ જણાવ્યું છે કે દુર્ગાપુજા પર્વ સમાજમાં રહેલી દુષ્ટ પ્રવૃતિઓને નાબુદ કરવાના સંકલ્પ સાથે સદવિયારોના જીતની ઉજવણી છે જે સમાજને સલામત જીવંત અને સમૃધ્ધ બનાવે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પર્વ પ્રસંગે સૌના સુખ આરોગ્ય અને સમૃધ્ધિની પ્રાર્થના કરી છે

અન્ય રાજયોના નામ આ મુજબ છે આંધ્રપ્રદેશ આસામ બિહાર ગોવા મહારાષ્ટ્ર હરીયાણા હિમાચલપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ તમીળનાડુ ત્રિપુરા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર